અને કોઈપણ મંત્રોન દેશ બહાર પ્રવાસ ન કરવા જણાવ્યું છે

તેમણે કહયું કે વિવિધ મંત્રાલયો દવારા જાહેર સુરક્ષાના પગલાં લેવાયા છે તે હતુથી જ વીઝા રદ કરાયા છે

વિદેશ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું કે સરકાને ભૂતાન ઈરાન અને માલદિવ્સ દવારા મદદ માટે વિનંતી મળી છે અગાઉ ચીનની વિનંતીના પગલે પેકેજ મોકલવામાં આવ્યું છે વિશ્વ આરોગ્ય સસ્થાએ જણાવ્ય છે કે કોરોના વાયરસ પર નિયંત્રણ શક્ય છે તેના યોગ્ય પગલાં સમયસર ભરવાની જરૂર છે

ચિરંજીવી અને બાલસખા યોજના ઓના અમલીકરણમાં પારદર્શકતા સમયસરતા તેમજ ગુણવતાયકત સારવારની દેખરેખ થઈ થઈ શકે તે હેતુથી આ યોજનાઓની તમામ કામગીરી જેવી ક કલેઈમ પ્રોસેસિંગ કલેઈમ એપ્રુવલ હોસ્પિટલ એમ્પેનલમેન્ટ વગેરે ઓનલાઈન સોફટવેર દવારા કરવાના રહેશે જેને પગલે આ યોજનાઓ સાથે જોડાયલા ખાનગી તબીબોએ તેમના દાવા ઓનલાઈન રાજયના આરોગ્ય કમિશ્નરને કરવાના રહેશ તેની ચકાસણી બાદ હોસ્પિટલોને સીધી ચુકવણી કરાશે તેવું માર્ગદર્શિકામાં જણાવાયું છે આ ઉપરાંત જિલ્લા કક્ષાએ આ યોજના સાથે સંકળાયેલા બાળરોગ નિષ્ણાંત તબીબો માટે કાર્ય શિબિરનું આયોજન કરાશે